પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે

કન્ટેનમેન્ટ અને નોન કન્ટેનમે ન્ટ ઝોનના નિયમો ઘડવા અને નિર્ણયો લેવા આજે ઉચ્યસ્તરીય બેઠક યોજાશે

રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે આ નિર્ણય લીધા પછી રાષ્ટ્રીય કારોબાર સમિતીએ ગઇકાલે લોંકડાઉનના આજથી શરૂ થઇ રહેલા ચોથા તબક્કા માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી હતી આ માર્ગદર્શિકા મુજબ તબીબીસેવા હેતુથી અપાતી વિમાન સેવા સિવાય બધી જ આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય વિમાન સેવાઓ મેટ્રોરેલ સેવા બંધ રહેશે જોકે ઓનલાઇન માધ્યમથી અપાતા શિક્ષણને પ્રોત્સાફન અને મંજૂરી અપાશે એવીજ રીતે હોટેલો રેસ્ટોરેન્ટ અને અન્ય હોસ્પીટાલીટી સેવાઓ પણ બંધ રહેશે જે રેસ્ટોરેન્ટ ગ્રાહકોને હોમ ડિલીવરી દ્વારા ખાવાની વાનગીઓ પૂરી પાડે છે તેમને મંજૂરી અપાશે બીજા સ્થળે અટવાયેલા લોકો અને શ્રમિકો આરોગ્ય સેવામાં જોડાયેલા લોકો માટેની હોસ્પીટાલીટી સેવાઓ ચાલુ રહેશે બધા જ સિનેમા અને નાટ્યગૃહો જીમ મૉલ સ્વિમિંગપૂલ સભા પરિષદો અને બાર બંધ રહેશે રમતગમત સંકુલો અને મેદાનો પર પ્રેક્ષકોને મંજૂરી આપ્યા વગર તેમના ઉપયોગની મંજૂરી અપાશે બધા જ સામજીક સાંસ્ક્રતિક ધાર્મિક તથા રાજકીય કાર્યક્રમોને મંજૂરી અપાશે નહી બે રાજ્ય સરકાર પરસ્પર વાતચીત કરીને મંજૂરી આપે તો આંતરરાજ્ય બસ સેવાને મંજૂરી અપાશે બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રેદશો યોગ્ય વિચારણા બાદ પોતોના વિસ્તારોમાં રેડ ઓરેંજ તથા ગ્રીન ઝોન અંગે નિર્ણય લેશે જોકે કંટેનમેન્ટ વિસ્તારોમાં કોઇ છૂટછાટ અપાશે નહી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇકાલે જણાવ્યું હતુ કે ગુજરાત કન્ટેનમેન્ટ અને નોન કન્ટેનમેન્ટ ઝોનના નિયમો ઘડવા અને નિર્ણયો લેવા જીલ્લા કલેક્ટરો મ્યુનિસિપલ કમિશ્નરો અને અન્ય ઉચ્ય અધિકારીઓની આજે બેઠક યોજશે આજની બેઠકમાં જીલ્લાની સ્થિતિ અંગે ચર્ચા કરીને નિર્ણય લેવાશ કન્ટેનમેન્ટ ઝીનમાં લૉકડાઉનનો અમલ ચાલુ રહેશ તેમજ રાજ્યમાં સાંજના સાતથી સવારના સાત સુધી કરફ્યુનો અમલ પણ ચાલુ રહેશે કન્ટેનમેન્ટ ઝોનમાં દૂધદવાકરીયાણું જેવી આવશ્યક સેવાઓ ચાલુ રહેશે તેમ જણાવીને મુખ્યમંત્રીએ કન્ટેનમેન્ટ ઝોનને ગ્રીન ઝોનમાં તબદીલ કરવા સહકાર આપવા લોકોને અપીલ કરી હતી

વેપારી મહામંડળોની રજૂઆતોને ધ્યાનમાં લઇન દુકાનો અને ઑફિસો શરૂ કરવા શરતી મંજૂરી આપવાનું પણ નક્કી કરાયું છે એવીજ રીતે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ અમદાવાદવડોદરા શહેરો સહિત કન્ટેનમેન્ટ ઝોન બહારના વિસ્તારોમાં ઉદ્યોગોને નિયમાનુસાર શરૂ કરવાની છૂટ અપાશે મુખ્યમંત્રીએ કહ્યું કે રેસ્ટોરેન્ટ માટે હોમ ડિલીવરીની છૂટછાટો માટે પણ આજેની બેઠકમાં નિયમો ઘડાશે

પીપીઈ માટે પર્યાપ્ત જોગવાઈ કરવામાં આવી છે ટેસ્ટિંગ લેબ્સ માટે પણ ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવ્યં છે તેમણે કહ્યું કે જાહેર સાહસો માટે નવી પોલિસીની જાહેરાત કરવામાં આવશે ઓછામાં ઓછી એક પબ્લિક સેક્ટરની કંપનીની જે તે ક્ષેત્રમાં ઉપસ્થિતી રહેશે

ચોમાસા દરમિયાન પ્રવાસી શ્રમિકોને તકલીફ ન પડે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે

આ ઉપરાંત આરોગ્ય ક્ષેત્ર સુધારા હેઠળ જાહેર આરોગ્યમાં રોકાણ વધારવામાં આવ્યુ છે ગ્રામીણ ક્ષેત્રની આરોગ્ય સંસ્થાઓ માટે રોકાણ કરવામાં આવશે ગ્રામીણ તેમ જ શહેરી વિસ્તારોમાં વેલનેસ સેન્ટર ખોલશે એકીકૃત પબ્લિક હેલ્થ લેબ જીલ્લા તથા તાલુકા સ્તરે તૈયાર કરવામાં આવશે

આ ઉપરાંત કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ લાભાર્થીઓને વ્યક્તિ દીઠ સાડા ત્રણ કિલો ઘઉં તથા દોઢ કિલો ચોખા પણ અપાશે લાભાર્થીઓને અનાજ વિતરણનો લાભ લેવા માસ્ક પહેરવો અને સામાજિક અંતર જાળવવું ફરજિયાત રહેશે

આ આયોજન અંતર્ગત ગણિત ભૌતિક અને રસાયણ વિજ્ઞાન વિષયના નિષ્ણાંત શિક્ષકો દ્વારા શૈક્ષણિક કાર્યક્રમોનું રેકોર્ડીંગ કરવામાં આવી રહ્યું છે

ગઇકાલે સવારે આઠ વાગે બોર્ડની વેબસાઇટ પર આ પરિણામ જાહેર કરાયું હતુ

ગત વર્ષની સરખામણીમાં અડધો ટકો પરિણામ ઓછું આવ્યું છે સ્ક્રલમાંથી માર્કશીટ મેળવવા માટેની તારીખ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે રાજ્યમાં એચએસસી વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં રાજ્યમાં પ્રથમ ક્રમે રાજકોટ જિલ્લો આવ્યો છે